થેદી યુરપ્પાએ જણા વ્યુ છે કે તેઓ ગૃફમાં વિશ્વાસનો મત સોમવારે લેવાય તે માટે ભારપુર્વક રજુઆત કરશે બેંગ્લોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી કુમારસ્વામી વિશ્વાસનો મત મેળવવા સોમવારે જ આગળ વધે તે જણાવવા ભાજપ સોમવારે સવારે થો જાનારી ગૃહની કામગીરી મસલતી સિમિતિની બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષને વિનંતી કરશે

અમારા સંવાદદાતા જણાવે છે કે કોંગ્રેસ અને જે ડી

અને બે અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે જયદિપ વૈષ્ણવ અટલ ટીકરીંગ લેબ અમદાવાદમાં હીરામણિ સ્કુલ ખાતે અટલ ટીકરીંગ લેબ ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે

રાજયના ગરીબ કે અમીર સૌ વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટે અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું

કોફલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું શ્રી કોફલીનો કાર્યકાળ સોમવારે પૂરો થવા જઇ રહ્યો છે શ્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે શ્રી કોફલીએ ફંમેશા પિતૃવાત્સલ્યભાવ દાખવી સરકારનું માર્ગદર્શન કર્યું છે રાજ્યપાલે સન્માનના પ્રત્યુતરમાં કહ્યું કે ગુજરાત અને ગુજરાતીઓની વૈષ્ણવજનની નિસ્પૃફ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રફેવાનો અભિગમ વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ નર્મદા બંધની મુખ્ય નહેરમાં સિંચાઈ હેતુથ્રી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જયદિપ વૈષ્ણવ ભુજમાં ડેંગ્યુ કામગીરી ભુજમાં પફેલી જૂલાઇથી ડેંગ્યૂ ફેલાવતા મચ્છરોના લારવા શોધવાની કામગીરી શરૂ કરાઇ છે જેના અંતર્ગત રહેણાંક વિસ્તારો ઝ્રપડપદી કારખાના બાંધકામના સ્થળો ભંગારના વાડા સહિતના વિસ્તારોમાં મોજણી કરાઇ ફતી

જેમાં અંદાજે એક ફજાર એકસો જેટલા દીવ્યાંગો સામેલ થયા હતા